તેમણે જણાવ્યું કે દેવું અને નાદારી સંહિતા આઈબીસી જેવા મહત્વપૂર્ણ સુધરાઓથી વિદેશી રોકાણકારો માટે આકર્ષક અને સકારાત્મક વાતાવરણ ઉભું થયું છે શ્રી જેટલીએ વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી ન્યુયોર્કમાં ભારતીય વાણીજ્ય દુતાવાસમાં આ વિષય પર એક સંમેલનને સંબોધીત કર્યું હતું આ સંમેલનમાં નાણામંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાનિયાલ ભારતીય દેવું અને નાદારી બોર્ડના અધ્યક્ષ એમ

સાહુ અને મહાવાણીજ્ય દૂત સંદીપ ચક્રવર્તી ઉદ્યોગના જાણકારો રોકાણકારો અને નીતિ વિશેષજ્ઞોએ ભાગ લીધો હતો નાણામંત્રીએ જણાવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થાની ભવિષ્યની સંભાવનાઓને જાતા અને જે નિષ્પક્ષતાથી આઈબીસી કામ કરી રહ્યું છે તેનાથી રોકારણકારો માટે ઉત્તમ અવસરો ઉદભવ્યા છે નેહલ ઠક્કર આરબીઆઈ રિઝર્વ બેંકે કહ્યું છે કે તેના નિયમનકારી અધિકાર ક્ષેત્રમાં આવનારી કંપનીઓના ડિજીટલ વ્યવહાર માટે લોકપાલ યોજના લાગુ કરવામાં આવશે

બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે દેશમાં આર્થિક લેવડ દેવડની ડિજીટલ વ્યવસ્થામાં વધારો થઈ રહ્યો છે એટલા માટે ગ્રાહકોના વિશ્વાસને મજબૂત કરવા માટે સમર્પિત નિઃશુલ્ક અને ઝડપી ફરિયાદ નિવારણ પ્રક્રિયાની જરૂરીયા વધી રહી છે ગ્રાહકોની સુરક્ષા માટે વધુ એક પહેલ કરતા રિઝર્વ બેંકે કહ્યું છે કે તે બેંકો અને ક્રેડિટ કાર્ડ આપનારી બિન બેકીંગ આર્થિક કંપનીઓના અનઅધિકૃત ઈલેકટ્રોનિક લેવડ દેવડના સંબંધમાં ગ્રાહકોની જવાબદારી ઓછી કરવા દિશા નિર્દેશ જાહેર કર્યો છે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રી યુઝડ કુકીંગ ખાદ્ય તેલમાંથી સસ્તુ બાયો ડીઝલ બનાવીને કૂડ ઓઈલ પરનું ભારણ ઘટાડી ખાડીના તેલની કસર થાળીના તેલથી પૂર્ણ કરવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે

રાજ્યમાંથી આવું વપરાયેલ કુકીંગ ઓઈલ એકત્ર કરી તેમાંથી બાયો ડીઝલ બનાવવાની યોજના શરૂ કરવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી આ હેતુસર શરૂઆતના તબક્કે એક મોબાઈલ વેન ફરતી કરીને આવા બળેલા રીયુઝ કુકીંગ તેલને એકઠું કરવામાં આવશે એમ તેમણે કહ્યું હતું મુખ્યમંત્રીએ ઈટ રાઈટ ઈન્ડિયા અંતર્ગ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે યોગ્ય ખાન પાન આહાર આદતો અને પોષક આહારની હિમાયત કરતા કહ્યું કે વધુ પડતો તેલનો ઉપયોગ ગુજરાતીઓનો સહજ સ્વભાવ છે પરંતુ આજના સ્ટ્રેસ અને ફાસ્ટ લાઈફના યુગમાં એના કારણે કોલેસ્ટ્રોલ વધવું ડાયાબીટીસ લીવર સ્વાદુપીંડના રોગો વધે છે હવે સ્વસ્થ અને નિરોગી જીવન માટે જન જાગૃતી કેળવવા સ્વસ્થ ભારત યાત્રા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી દેશભરમાં શરૂ થઈ રહી છે

તેજસ પટેલ વિશ્વની સૌ પ્રથમ ટેલીબોટીક કોરોનરી ઈન્ટરવેન્શન સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી

મુખ્યમંત્રીએ આ ઘટનાને સમગ્ર માનવજાત માટે ઐતિહાસિક ગણાવતા કહ્યું કે વિશ્વની પ્રથમ ટેલિરોબોટીક કોરોનરી ઈન્ટરવેન્શન સર્જરી માટે ગાંધીનગર ગુજરાત નિમિત્ત બન્યા તે સાડા હ કરોડ ગુજરાતીઓ માટે ગૌરવની ઘટના છે તેમણે મેડિકલ વર્લ્ડમાં ઈતિહાસ સર્જનારા ડો તેજસ પટેલ અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા

નેહલ ઠક્કર અંજાર સંકલિત બાળ વિકાસ યોજના કચેરી અંજાર સંકલિત બાળ વિકાસ યોજના ઘટક કચેરીના નૂતન મકાનના ખાત મુહૂર્તનો કાર્ય તાલુકા પંચાયત કચેરીના પટાગણમાં યોજવામાં આવશે

મંજૂર કરવામાં આવ્યા છે